આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ આ બેઠક માં નિર્ધારિત કરવામાં આવ્યું છે

તેમણે ઉમેર્યું છે કે રાજ્યમાં કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષાર યુક્ત પાણી પીવું ના પડે તેની તકેદારી રાજ્ય સરકારે રાખી છે

કોરોનાની કટોકટી વચ્ચે પણ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહી હોવાનું જણાવતા શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું કે ગુજરાતના ખમીર સામે કોરોના ચોક્કસ હારશે

બરવાળાના ખાભડા ગામે એક કેસ તેમજ ગઢડાના ઉગામેડી ગામે એક કેસ અને રાણપુર શહેરમાં ત્રણ કેસો પોઝીટીવ છે

થયા છે

અમરેલી જીલ્લામાં આજે કોરોનાના નવા ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે

કાળા ડિબાગ વાદળોથી આકાશ ઘેરાયું હતું

વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા છે પ્રસરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે રાજુલા શહેરમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં જાફરાબાદના સોખડા સાકરીયા ઘેસપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દરિયાઈકાંઠે પણ વરસાદી કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ફરી શરૂ

સવા ઇંચ વરસાદ અને કોટડાસાંગાણીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો ભાવનગર શહેર અને જીલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે પમ વરસાદી માહોલ છવાયો છે ભાવનગર શહેર ગારીયાધાર પંથક અને સિહોર પંથકમાં ઝરમર વરસાદ થયાનાં સમાચાર છે ગીર સોમનાથ જીલ્લામા તાલાલા પંથકમાં પણ આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલ છે

ધાધરિયાનો ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છેઆજુબાજુના વિસ્તારમાં ખુબજ પ્રખ્યાત છે વરસાદ પછી અહીં હરિયાળું વાતાવરણ બને છે

રોગયાળા છતાં રજાઓમાં મોટી સંખ્યામાં લોકો આ કુદરતી નજારો જોવા ઉમ ટે છે

બજાર માં વેપારી અને ગ્રાહક સામાજિક અંતર અયૂક જાળવે તેવો આગ્રહ રાખ્યો હતો

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા રાજકોટમાં એક બિન હથિયારધારી